જળ જીવન મિશન અન્વયે ગુજરાત રાજ્યનો બેસ્ટ પરફોર્મર રાજ્ય તરીકે સમાવેશ થયો છે

જો કે કોરોનાના કારણે આ તહેવારની ઉજવણીને અસર થઈ છે જાહેર સમારોહ ઉપર પ્રતિબંધ હોવાથી લોકોએ પ્રતિકરૂપ ધુનેટીની ઉજવણી કરી હતી

પરંતુ યાલુ વર્ષે પણ કોરોના મહામારીનો પ્રભાવ આ ઉજવણી પર વર્તાથો હતો નાના બાળકો યુ વાનોએ પ્રતિકરૂપ ધ્ર ળેટીની ઉજવણી કરી હતી મોટેભાગે લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું જો કે જીલ્લાના કેટલાક પ્રવાસન સ્થળોએ જઈ લોકોએ રજાની મજા માણી હતી

તેમણે ગામડાના લોકોને નિર્ભય બનીને કોરોનાની રસી લેવા અપીલ કરી હતી તેમજ તેમણે કોરોનાના દર્દીઓની સારવાર કોરોના પરીક્ષણ તથા કોરોના રસીકરણ અંગેની કાર્યવાહીની સમિક્ષા કરી આરોગ્ય ટીમની કામગીરીને બિરદાવી હતી

સુ ભાષ ભંડારીના જણાવ્યા પ્રમાણે કેરલા યુ નિવર્સિટી પુ રાતત્ત્વ વિભાગના ડો રાજેશ એસ વી અને ડો

જોનાથન કેનોચેર ઉપરાંત વિવિધ દેશોની યુનિવર્સિટીના પુ રાતત્ત્વ તજ્ઞોએ વેબિનારમાં ભાગ લીધો હતો આ વેબિનારમાં ભારત તેમજ પાકિસ્તાનમાં આવેલી સાઈટમાં થયેલા રિસર્ચ ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા કચ્છમાં આવેલી સિંધુ સભ્યતાની સાઈટ્સ જેવી કે ધોળાવીરાની નગરવ્યવસ્થા કાનમેરના કિલ્લા અને ત્યાંથી મળેલા સીલ કોટડા ભડલીમાંથી મળેલા પશુ પાલનના અવશેષો ખીરસરામાંથી મળેલ સોનાના મણકાની બનાવટ સહિત વિવિધ સાઈટના વિષયો ચર્ચાના મુદ્દા રહ્યા હતા આશુ તોષ અંતાણી અમરનાથ યાત્રા બાલતાલ અને ચંદનવાડી માર્ગોથી યોજાનારી અમરનાથ યાત્રા માટે દેશની નિર્ધારીત બેંક શાખાઓમાં તારીખ પહેલી એપ્રિલથી રજીસ્ટ્રેશનની શરૂઆત થશે તેમ શ્રી અમરનાથજી દેવસ્થાન બોર્ડના સી ઈ ઓ નિતિશ્વર કુમારે જણાવ્યુ હતું તેમણે વધુમાં કહ્યુ હતું કે રજીસ્ટ્રેશન અંગેની સુ ચનાઓ અને માહિતી અમરનાથ દેવસ્થાન બોર્ડની વેબસાઈટ ઉપર મુ કવામાં આવી છે

આશુ તોષ અંતાણી હવા માનક ચ્છ છેલ્લા ત્રણ દિવસથી સતત ઊંચકાતા મહત્તમ પારાના લીધે સતત વધતા તાપથી સમગ્ર કચ્છ જીલ્લાનું ખાસ કરીને સરફદી તેમજ અંતરીયાળ દુર્ગમ વિસ્તારોનું જનજીવન ભારે પ્રભાવિત થયુ છે તો હવામાન વિભાગે ફજુ આગામી બે દિવસ સુધી ગરમીના આકરા મોજાંનો આ દોર જારી રહેવાની આગાહી વ્યક્ત કરી છે